જયશંકર આજે સંસદના બંને સદનોમાં ભારતની વેક્સિન મૈત્રી પહેલ અંગે વક્તવ્ય આપશે

ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ એક મહત્વપૂર્ણ પરિષદ છે જેમાં સમગ્ર માનવજાતને સ્પર્શતા મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા હાથ ધરાશે

જયશંકર આજે સંસદના બંને સદનોમાં ભારતની વેક્સિન મૈત્રી પહેલ અંગે વક્તવ્ય આપશે આજે રાજ્યસભામાં રેલવે પ્રોસેસિંગ અને પર્યટન મંત્રાલયની કાર્યપ્રણાલી પર પણ ચર્ચા કરાશે

દરમિયાન ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને આખો દિવસ લોકસભામાં ઉપસ્થિત રહેવા વ્હીપ જાહેર કર્યું છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વ શર્માના અયાનક નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી છે શ્રી શર્માના નિધનના સમાચાર મળતા ભાજપે આજે સવારે મળનાર સંસદીય સમિતિની બેઠક રદ કરી છે પોલીસે તેમના નિધન અંગે તપાસ શરૂ કરી છે ગાંધી નિધન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા શ્રી દિલીપ ગાંધીનું આજે નિધન થયું છે

સ્વ ગાંધી અહમદનગર દક્ષિણ બેઠક પર ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી છે

લોકસભા સ્થગિત લોકસભાની કાર્યવાહી આજે સાંસદ રામસ્વરૂપ શર્મા અને પૂર્વ સભ્ય દિલીપ કુમાર ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ એક વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે

બાદમાં સૌએ બે મિનિટનું મૌન પાબ્યું હતું માહિતી પ્રસારણ સચિવ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરે આજે ગુજરાત સહિત બાર રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ સાથે કોવિડના વધતા કેસો અંગે બેઠક કરશે આ બેઠકમાં કોવિડના વધતા કેસોને અટકાવવા લેવાયેલા પગલા અને નીતીઓની સમીક્ષા કરાશે આ રાજયોમાં ગુજરાત ઉપરાંત પંજાબ હરિયાણા ચંદીગઢ હિમાચલ પ્રદેશ દિલ્હી રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ આંધ્રપ્રદેશ કર્ણાટક અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

અમારા સંવાદદાતા ઉમેરે છે કે મુખ્યમંત્રી વી

ભાલન વિધાનસભા યૂંટણી લડશે નહીં આસામ આસામમાં વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ આજે દિબ્રુગઢ જિલ્લાના અનંતગર્ત ખોવાંગ ખાતે જાહેર સભા સંબોધશે બપોર બાદ તેઓ સાવીખાતી ખાતે જાહેર રેલીમાં ભાગ લેશે રાજકીય ગતિવિધિઓ વચ્ચે વહીવટીતંત્ર દ્વારા મતદારોની જાગૃત કરવા અનેક કાર્યકર્મોનું આયોજન કરાઈ રહ્યું છે કછાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ અંતર્ગત સૌથી લાંબી રંગોળી બનાવી વિશ્વ રેકોર્ડ સર્જવાની તૈયારીઓ કરાઈ છે આ પ્રસંગે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડને આમંત્રણ અપાયું છે

યૂંટણી અધિકારી સંજય બસુએ જણાવ્યું કે સોમવારે બે ઉમેદવારીપત્રો રદ કરાયા છે દરમિયાન પ્રથમ તબક્કાની યૂંટણી માટે સુરક્ષા બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે

વિશેષ પોલીસ નિરીક્ષક અનિલ શર્મા આજે કોલકાતા પહોંચે તેવી સંભાવના છે

આ સ્પર્ધા ઝારખંડના સીમડેગા જિલ્લામાં યોજાઈ છે સિમડેગા જિલ્લો પ્રથમ હોકી સબજુનિયર નેશનલ મહિલા ચેમ્પિયનશીપની યજમાની કરી રહેલ છે ઇબ્સા ભારત બ્રાઝીલ દક્ષિણ આફ્રિકા ઇબ્સાના મહિલા મંચની છઠ્ઠી બેઠક ગઇકાલે વીડિયો માધ્યમથી યોજાઈ ગઈ આ બેઠકમાં મહિલાઓના જીવનમાં પરિવર્તન અંગેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી ભારત બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રિપક્ષીય સહયોગ માટેની આ અનોખી પહેલ છે બેઠકની અધ્યક્ષતા ભારતની મહિલા બાળ વિકાસમંત્રીએ કરી હતી ત્રણેય દેશના નેતાઓએ પરસ્પર સહયોગ દ્વારા સ્ત્રી પુરૂષ વચ્ચે રખાતા ભેદભાવ દૂર કરી મહિલા કેન્દ્રીત મુદ્દાઓ પ્રત્યેની વચનબદ્ધતા દોહરાવી હતી બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાએ વેક્સીન માસ્ક સેનીટાઈઝર પીપીઈ કીટ વગેરે આપી અન્ય દેશોને કરેલી મદદ બદલ ભારતની પ્રશંસા કરી હતી